પ્રાદેશિક સમાયાર નિકીતા શાહ વાંચે છે

જેમાં આજે ભાજપમાં જોડાયેલા મધ્યપ્રદેશના દિગ્ઝજ નેતા જ્યોતિરાદિત્ય સિંઘિયાને મધ્યપ્રદેશમાંથી ભાજપના ઉમેદવાર બનાવાયા છે મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે શ્રીમતી રમીલાબેન બારા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને આદિવાસી નેતા છે જટારે શ્રી અભય ભારદ્વાજ નામાંકિત ધારાશાસ્ત્રી છે તેમના રાજ્ય સભામાં જવાથી સંસદમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બનશે દરમિયાન શ્રી અભય ભારદ્વાજે ઉમેદવાર તરીકે પોતાની પસંદગી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્ય મંત્રી વિજય રૃપાણીનો આભાર વ્યક્ત કર્યો શ્રી ભારદ્વાજે જણાવ્યું કે જો રાજ્ય સભામાં પ્રતિનિધિત્વ કરવા મળશે તો તેનો લાભ ગુજરાત સૌરાષ્ટ્રના તમામ વર્ગોને મળશે શ્રી અભય ભારદ્વાજે તેમનો પ્રતિભાવ આ રીતે આપ્યો

વિમાનમથકો પર ચકાસણી કરવામા આવે છે અને હોસ્પીટલોમાં અલગ વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે વિશ્વ આરોગ્ય સંસ્થા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપાયેલી માર્ગદર્શિકા અનુસાર પગલા લેવાયા છે

તેમની તપાસ કરવામા આવી હતી

જેકે તમામનુ પરિણામ નેગેટીવ રહ્યુ છે વિમાનમથક પર આઠ તવીબી ટુકડી તૈયાર રાખી છે કેન્દ્રીય ટુકડીએ પણ નિરીક્ષણ કરીને કામગીરી બદલ સંતોષ વ્યકત કર્યો હતો ગાંધીનગરમાં કોરોના માટેનો ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે

મેડીકલ તથા જામનગરની એમ પી શાહ કોલેજમાં લેબોરેટરી પરીક્ષણ સુવિધા ઉભી કરી છે

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આ અંગે પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં જળસંપત્તિ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આ મુજબ જણાવ્યુ

સેવા સેતુ કાર્યક્રમ અંગેના પ્રશ્નના જવાબમાં શ્રી પટેલે જણાવ્યુ કે નાગરીકોના રોજીંદા વપરાશના દસ્તાવેજો ઘરઆંગણે આપવા સેવાસેતુ કાર્યક્રમ આર્શીવાદરૂપબન્યો છે

ખનિજ પરિવહનથી અસરગ્રસ્ત માર્ગોની જાળવણી માટે ગ્રાન્ટ ફાળવણી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં ખાણ ખનીજ મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે આ મુજબ જણાવ્યું મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે ઉમેર્યુ કે છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ખનિજ પરિવહનથી અસરગ્રસ્ત માર્ગોની જાળવણી માટે લગભગ અઢી કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે

બલ્ડ બેક દ્વારા દર્દીના સગાનો સંપર્ક કરાશે ખરાઇ બાદ દર્દીના લોહીના નમૂના તથા ડોકટરની ચિક્રી સાથે બલ્ડ બેંક પરથી રકત મેળવવાનું રહેશે રેડક્રીસ બલ્ડ બેંક સરકાર માન્ય પ્રોસેસીંગ ચાર્જ લઇ આવનાર વ્યકિતને રકત પૂરુ પાડશે ગુજટોક સૌરાષ્ટ્રમાં સંગઠીત ગુન્હાખોરી આચરતી ગેંગ સામે ગુજટોક મુજબ થયેલી પ્રથમ કાર્યવાહી અંતર્ગત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ય દ્વારા કુવિખ્યાત વિશાલ ગોસ્વામી અને તેની ગેંગ સામે અમદાવાદના પોલીસ કમિશ્નર આશીષ ભાટીયાએ સૌ પ્રથમ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે

કરમટા દ્વારા વિસ્તૃત રીતે જીલ્લા પોલીસ વડા મારફત દરખાસ્ત કરી અને તેની મંજુરી માટે ભાવનગર રેન્જ વડા અશોકકુમાર થાદવને સમગ્ર દરખાસ્ત મોકલી હતી દરખાસ્તમાં આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસ અને તેની સામેના ફોજદારી ગુન્હાઓ અને કલમોનો વિસ્તૃત રીતે વર્ણવવામાં આવ્યો છે પથિક સોફટવેર અમરેલી જિલ્લામાં સાંપ્રત સમયમાં બનતા ગુન્હાઆતંકવાદી ઘટનાઓને અટકાવવા તેમજ આકસ્મિક સમયે કાયદો અને વ્યવસ્થા સાયવવાના સંજોગોમાં તમામ હોટલોને એક સાથે જોડવા પથિક સોફટવેરની વેબ ડિઝાઈન કરવામાં આવેલ છે આ સોફટવેરનું અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ય ખાતે સર્વર કાર્યરત છે આ સોફટવેરમાં હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની માહિતીની હોટલ ખાતેથી ઈન્ટરનેટ દ્વારા એન્ટ્રી માટેનું સીક્યોર વેબ પોર્ટલ બનાવવામાં આવ્યું છે ક્રાઈમ બ્રાન્યના આ સોફટવેર સાથે રજીસ્ટર થયેલ હોટલ ધારક જ ક્રાઈમ બ્રાન્ચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા એન્ટ્રી કરી શકે છે જેના આધારે હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની મહત્વની તમામ માહિતી પોલીસને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થઇ જાય છે

રમતને અંતે એસ

હવે મેંચના માત્ર બે દિવસ બાકી છે અને રાજકોની વિકેટ પણ અનિશ્ચિત જણાય રહી છે ત્યારે બંગાળને સૌરાષ્ટ્ર સામે પ્રથમ દાવની સરસાઈ લેવી એક મોટો પડકાર બની રહેશે બંગાળના બંને પ્રારંભિક બેટ્સમેન ઈશ્વરન અને ઘરામી એ આજે સવારે વિશ્વસનીય શરૂઆત કરી હતી અને સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટની બોલિંગનો સરળતાથી સામનો કર્યો હતો

બાદમાં ચેટર્જી અને તિવારીએ ત્રીજી વિકેટમાં મહત્વ પૂર્ણ ભાગીદારી નોંધાવી હતી જોકે મથંક તિવારી ચિરાગ જાનીની બોલિંગમાં એલ

ડબ્લ્યુ થતા દિવસના અંતે બંગાળ ફરી દબાણ હેઠળ આવી ગયું હૃતું રણજી ટ્રોફીના ટાઇટલ માટેના આ પ્રતિષ્ઠાના જંગમાં સૌરાષ્ટ્રની સ્થિતિ મજબૂત જણાઈ રહી છે રન બનાવવા મુશ્કેલ બની રહે તેવી આ વિકેટ ઉપર બંગાળને પ્રથમ દાવની સરસાઈ લેવા માટે વિકેટ ઉપર ટકીને લાંબી ભાગીદારી નોંધાવવી પડશે ખેલો ઇન્ડિયા ભાવનગરના શ્રી ધુવરાજસિંહ જીતુભા ગોહિલએ ભુનેશ્વર ખાતે યોજાયેલ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી સ્પર્ધામાં રજત ચંદ્રક મે ળવ્યો છે તાજેતરમાં કાનપુર ખાતે રમાયેલ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં તેઓ ફાઇનલમાં આંતર્રાષ્ટ્રીય ખેલાડી રિતિક કુમાર સામે એક પોઇન્ટથી હારી જતાં તમને રજત ચંદ્રક મેડવ્યો છે હાલમાં સિનિયર સ્ટેટ જુડો ચેમ્પિયનશિપમાં પ્રથમ આવી ચંડીગઢ ખાતે આગામી માસમાં પોતાનું પ્રતિનિધિત્વ કરી ગુજરાતનું અને ભાવનગરનું ગૌરવ વધઆર્યું છે તેઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત નડિયાદ જુડો એકેડેમીમાં છેલ્લા ચાર વર્ષથી તાલીમ લઇ રહ્યા છે